સરકાર ખેડૂતોની આવક વધારવા પ્રતિબદ્ધ

સંયુક્ત રાષ્ટ્ર બ્રિટેન તથા ફ્રાંસ ચીલી અને ઇટલીના સહયોગથી આ શિખર સંમેલનની સંયુક્ત રૂપે યજમાની કરી રહ્યું છે આ સંમેલન દ્વારા નેતાઓને પેરીસ સમજૂતી અંતર્ગત નવી મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાની જાહેરાત કરવાનું મંચ મળશે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એટોનિયો ગુટરીશ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇન્યુઅલ મેક્રોન પણ આ શિખર સંમેલનને સંબોધન કરશે

તેમણે કહ્યું કે આનો શ્રેય ઉદ્યમીઓ નવયુવાનો ખેડૂતો અને તમામ નાગરિકોને આપી શકાય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આર્થિક સુધારાઓ અંતર્ગત બિનજરૂરી અવરોધોને દૂર કરાઇ રહ્યા છે અને કૃષિ ક્ષેત્ર તેનું એક ઉદાહરણ છે

તેમણે કહ્યું કે દેશના અડધા સ્ટાર્ટઅપ્સ બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં છે શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને વધુ ખુશહાલ બનાવવા માટે કેટલાક પગલાઓ લઇ રહી છે

શ્રી મોદીએ કહ્યું કે કોવિડ રોગચાળા દરમ્યાન દેશમાં લોકોના જીવનની રક્ષા કરવાની બાબતને પ્રાથમિકતા અપાઇ અને મોટાભાગના લોકોની સુરક્ષા કરવામાં સફળતા મળી છે

નરેન્દ્રસિંહ તોમર કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર ખેડૂતોના વિકાસ અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન માટે સંભવિત તમામ પગલા લઇ રહી છે તેમણે કહ્યું કે કેન્દ્ર દ્વારા કરાયેલા સુધારાથી દેશના ખેડૂતોને લાભ મળવાનું શરૂ થઇ ગયું છે શ્રી તોમરે કહ્યું કે આઇ ટી ક્ષેત્રના ઉપયોગથી સરકાર ખેડૂતોને ઉપયોગી જાણકારીના પ્રસાર હેતુ સંચારના આધુનિક સાધનોનો ઉપયોગ કરી રહી છે દેશમાં ખેડૂતોની ડેટા બેન્ક બનાવવા અંગે કૃષિ મંત્રીએ કહ્યું કે આનો ઉપયોગ ખેડૂતોને જમીનની ચકાસણી તથા પૂરની આગોતરી જાણકારી આપવા તથા ફષિ જમીનના રેકોર્ડની જાળવણી માટે કરાશે શ્રી તોમરે કહ્યું કે સરકારનું ધ્યેય કૃષિને લાભદાયક બનાવવા સાથે ખેડૂતોની આવક સુનિશ્ચિત કરવાનું છે

આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશમાં કૃષિ માટેનું બુનિયાદી માળખું બનાવવા એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાઇ રહ્યો છે

આજે નવી દિલ્હીમાં ફિક્કીના વાર્ષિક સંમેલનને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે ભૂતકાળની વ્યવસ્થા બદલ્યા વગર આ કાયદા દ્વારા ખેડૂતો માટે વેપાર વાણિજ્ય અને વ્યવસાયના નવા દ્વાર ખુલશે તેમણે કહ્યું કે આ કાયદાઓથી ગ્રામીણ ભારતમાં વધુ રોકાણ આવશે અને ખેડૂતોની આવક વધશે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર ટેકાના ભાવે ખરીદી ચાલુ રાખશે મંત્રાલયે જણાવ્યું કે પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ તમિલનાડુ ચંદીગઢ જમ્મુ કાશ્મીર કેરળ ગુજરાત આંધ્રપ્રદેશ ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને બિહારમાં ખરીદી સરળતાથી ચાલી રઠી છે

હર્ષવર્ધને જણાવ્યું છે કે આયુષ્યમાન ભારત કાર્યક્રમ દ્વારા દેશમાં તમામ સ્તરની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પરિવર્તન આવવાની સાથે સુરક્ષાત્મક આરોગ્ય સેવાઓને બળ મબ્યું છે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે દિવસ નિમિત્તે આયોજીત એક કાર્યક્રમની અધ્યક્ષતા કરતાં તેમણે કહ્યું કે આયુષ્માન ભારત અંતર્ગત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા દેશના કરોડો લોકોને ગુણવત્તાયુક્ત અને વાજબી આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઇ શકી છે

હર્ષવર્ધને કહ્યું કે કોવિડ રોગયાળાએ સૌને સરળતાથી આરોગ્ય સંભાળ મળી રહે તેવું માળખું ઉભુ કરવાની જરૂરિયાત જણાવી છે

ઔરંગાબાદ વિમાન મથકનું નામ બદલવાની યોજના અંગે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ વિમાનમથકનું નામ બદલી છત્રપતિ સમ્ભાજી રાખવાના પ્રસ્તાવને મંજુરી આપી છે અને આ અંગેનો પ્રસ્તાવ કેન્દ્રને મોકલાયો છે

મતગણતરી મોડી રાત સુધી યાલે તેવી સંભાવના છે ચાબહાર બંદર ભારત ઇરાન અને ઉઝબેકિસ્તાન વચ્ચે ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ પર પ્રથમ ત્રિપક્ષીય કાર્ય જૂથ બેઠક સોમવારે યોજાશે વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા મુજબ ભારત ચાબહાર બંદરનો પરિવહન માટે ઉપયોગ કરવાના ઉઝબેકિસ્તાનના હિતોનું સ્વાગત કરે છે નિવેદનમાં જણાવાયુ છે કે આનાથી આ વિસ્તારના વેપારીઓ તથા કારોબારી જૂથો માટે આર્થિક અવસરોના નવા દ્વાર ખુલશે